મી

મી એટલે કે અગિયાર ઈંચથી વધુ વરસાદ નોંધાથો છે

વિરલ રાણા રાજ્ય રાહ્ત કામગીરી રાજ્યના રાહત નિયામક અને અધિક સચિવ મનોજ કોઠારીએ જજ્ઞાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સાડા ત્રણ હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે

જ્યારે અત્યાર સુધીમાં એક સો પચ્ચીસ પશુઓના મોત થયા છે એનડીઆરએફની વીસ ટીમો કાર્યરત હોવાનું જજ્ઞાવી શ્રી કોઠારીએ ઉમેર્યું છે કે રાજ્યમાં પાણી પુરવઠા દ્વારા પાણીની અછત ધરાવતા ઓગણચાલીસ તાલુકાના એક સો સુડતાલીસ ગામોમાં ટેન્કર દ્વારા પીવાનું પાજી આપવામાં આવી રહ્યું છે જયારે અસર ગ્રસ્ત જિલ્લામાં પૂરતા પ્રમાજીમાં દવાઓ ક્લોરીત ટેબલેટ તથા ઓઆરએસનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે

તો બીજી તરફ ડેમોમા પણ નવા નીરની આવક થઇ હતી ભુજ તાલુકાના આણંદસર ગામનું તળાવ ઓગની ગયું હતું ગામના સરપંચ શાંતિલાલ ભાવાણી દ્વારા આગવી પરંપરા મુજબ ઢોલ નગારા સાથે નવા નીરના વધામણા કર્યા હતા ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા કચ્છમાં વરસાદના કારણે આનાદ્સરનું તળાવ સૌથી પહેલું ઓગની ગયું છે

ઉર્જા મંત્રી સૌરભ પટેલે માહિતી આપતા જજ્ઞાવ્યું કે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ હેલ્પર સંવર્ગના પ્રથમ વર્ષનો માસિક પગાર ચૌદ હજાર રૂપિયા કરવામાં આવ્યો છે જ્યારે બીજા વર્ષનો માસિક પગાર પંદર હજાર પાંચસો અને ત્રીજા વર્ષનો માસિક પગાર સત્તર હજાર રૂપિયા કરવામાં આવ્યો છે

આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ કચ્છ જિલ્લામાં હજુ સુધી મેઘરાજા રીઝયા નથી ગાંધીધામ સંકુલની જીવાદોરી સમા ટપ્પર ડેમ સહિત કચ્છના ડેમો જળાશયોમાં જુલાઇ મહિનાના અંત સુધીમાં જ પાણી યાલે તેટલો જ જથ્થો છે જેથી જો વરસાદ ન પડે તો સમગ્ર કચ્છમાં પીવાનાં પાણીનું ઘેરું સંકટ સર્જાય તેવી સ્થિતિ છે આ પરિસ્થિતિ નિવારવા કચ્છનાં જળાશયોમાં નર્મદાનાં નીર ઠાલવવાની પ્રબળ માંગ થઇ રહી છે